બી

બોર્ડે આજે ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે

માણાવદર બેઠક ઉપર ત્રણ વખત ચૂંટાઇને ધારાસભ્ય બનેલા રતિભાઇ સુરેજા ભાજપની રાજ્ય સરકારમાં કૃષિ રાજ્યમંત્રી હતા જવાહર ચાવડાને બે વખત અને ચંદુભાઇ ફળદુને માણાવદરમાં હરાવનાર રતિભાઇ અદના લોકસેવક હોવાથી જુનાગઢ સહિત રાજ્યભરમાંથી તેમને શ્રધ્ધાંજલિ અપાઇ રહી છે આજે સાંજે તેમની અંતિમ યાત્રા જૂનાગઢમાં યોજાશે

અગ્નિશમન દળે આગને કાબુમાં લીધા બાદ વાસ્તવિક નુકશાન વિગત બહાર આવવાની રાહ જોવાઇ રહી છે

કાળજાળ ઉનાળામાં નદીનાળા સુકાવા લાગતા જળચર જીવો બહાર નીકળી ગામડામાં ધુસી રહ્યા હોવાની ઘટના ગીરજંગલ આસપાસ છાસવારે બનતી રહે છે નવાગામેથી આ પાંચમી મગર છેલ્લા એક મહિનામાં પકડાઇ છે

ડાંગના ત્રણેય તાલુકા આહવા વધઇ તથા સુબિરની તાલુકા પંચાયત કચેરી ખાતે હેન્ડપંપ વિશેની જનફરિયાદ નોંધવા ખાસ ડેસ્ક ખોલાયા છે તો રીપેરીંગની ત્રણ ત્રણ ટીમ તાલુકાદિઠ તૈનાત કરવામાં આવી છે